આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતિથી ચાર સ્વર્ણિમ વિજય મશાળ પ્રશ્વલિત કરી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્ફનું અનાવરણ કર્યું શ્રી સિંહે ટ્વીટ સંદેશમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું તેમણે કહ્યું કે સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશાં તેમને સન્માન સાથે યાદ રાખશે

સંસદ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં અંદાજપત્ર સત્ર દરમિયાન મળશે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેમણે આ અંગે વિભિન્ન રાજનીતીક દળોના નેતાઓનો સંપર્ક કર્યો અને તમામ નેતાઓએ કોવિડ અંગે ચિંતા વ્યકત કરી શિયાળુ સત્ર નહી યોજવા જણાવ્યું તેમણે કહયું કે કોવિડ વ્યવસ્થાપન માટે શિયાળાના મહિનાઓ મહત્વપુર્ણ છે સરકારે બને તેટલુ જલ્દી આગામી સત્ર યોજના ઇચ્છે છે

આ અંગે કોંગ્રેસે આપેલી પ્રતિક્રિયા અંગે તેમણે કહથું કે કોરોનાના પગલે કોંગ્રેસ ચોમાસુ સત્ર વહેલુ પુરૂ કરવા માંગ કરી હતી અને હવે તે બીજા સત્રની માંગ કરી રહયાં છે રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા લેન્ડ ગ્રેબિંગ પ્રોફીબીશન એક્ટના કડક અમલ સુનિશ્ચિત કરતી કાયદાકીય જોગવાઈઓ જાહેર કરી છે

જે મુજબ આ જોગવાઈઓ આજથી જ અમલી બનશે

જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતો બનાવાશે

જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના સાતમા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે

સવારે સાત વાગે શરૂ થયેલું મતદાન બપોરે બે વાગે પૂર્ણ થશે

ઠંડીના કારણે મતદાનની શરૂઆત ધીમી રહી છે

આ સાથે પંચાયતોની પેટાચૂંટણી માટે પણ આજે મતદાનનો પ્રારંભ થયો છે મુક્ત અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કરાયા છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મુખ્યમંત્રી નીતીશકુમારની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે

વિશ્વમાં આ દર ર

તેમણે કહ્યું કે કોવિડ રસી સંબંધિત કાર્ય પર દેખરેખ રાખવા દેશમાં બહ્સ્તરીય પ્રણાલી ઉભી કરાઇ છે

વીજળીથી યાલતા અને વીજળી વગરના કોલ્ડ ચેન ઉપકરણો તથા તેમાં સુધાર માટે દિશાનિર્દેશ અપાઇ ગયા છે

ગઇકાલે દેશભરમાં બાવીસ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે

બ્રિટનના વિદેશ સચિવ ડોમીનીક રાબે આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે શ્રી જોનસને ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેઓ ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

બંને નેતાઓ વચ્ચે રાજનૈતિક સહભાગીતાના વિભિન્ન પાસાઓ અંગે ચર્ચાઓ થઈ હતી

કોવિડ રોગયાળા પગલે વહીવટીતંત્રએ લોકોને ઘરમાં જ રહી ટીવી તથા ડીજીટલ માધ્યમથી શપથવિધિમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે કોવિડના પગલે આ સમારહોમાં મર્યાદિત લોકો જ ઉપસ્થિત રહેશે